ગાંધીનગરમાં ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડજાએ ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં આ જાહેરાત કરી છે ચાર સભ્યોની આ તપાસ ટૂકડો સચિવ શ્રી કમલદયાની ની અધ્યક્ષ પદે રચવામાં આવી છે તેમ ાં અન્ય સભ્યોમાં આઈપીએસ મનોજ શશિધરન અને ગાંધોનગર રેન્જ પુર્વ આઈ પી અસ મયંક સી ચા વડા રહેશે સભ્ય સચિવ તરીકે જવલંત ત્રિવેદો રહેશ આ સમિતિ દશ દિવસમાં તેનો તપાસ અહેવાલ રજૂ કરશે અને ત્યાં સીધો પરિણામ જાહેર નહીં કરવાનું તમણે જણાવ્યું હતું શ્રી જાડેજાએ કહયું કે ગાણ સેવા પસંદગો મંડળન મળલી તમામ ફરીયાદો પણ આ સમિતિને સોંપી છે

શ્રી પદિપસિંહ જાડજાએ જણાવ્યું હત કે સરકાર દવારા ગાંધીનગર અને અન્ય જિલ્લા મથકોમાં પણ ઉમેદવારો માટે વાંચનાલય કે હોસ્ટેલ જેવી સૂવિધાઓ પૂરો પાડવાં વિચારણામાં આવશે આ ઉપર ાંત પરિક્ષા પઘ્ધતિમાં જરૂરી સુધારાઓ અંગ પણ સુચન કરવામાં આવશે

મંત્રીશ્રીએ ઉમર્યું હત કે રાજય સરકારે દૂષ્કર્મની ઘટનાઓને દ્રઃખદ ગણાવીને કસૂરવારોને કડક માં કડક સજા થાય તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે આ કમિટિ દર પંદર દિવસે મળશે

જેમાં ગહવિભાગના સ ચિવશ્રી કાયદા વિભાગના સચિવશ્રી રાજયના ડી જી પી અને સીઆઈડી કાઈમના એડીશનલ બીજીપી સભ્ય તરીકે રહેશે

મંત્રોશ્રોએ ઉમેર્યું કે દુષ્કર્મમાં ભોગ બનનારને સહાયરૂપ થવા માટે તથા ઝડપી અને ન્યાયિક તપી થાય તે માટે તેમને પેરવી ઓફીસરની સેવાઓ પ્રી પડાશે વિરલ રાણા હોમગાર્ડ દિવસ કચ્છની વિવિધ સંસ્થાઓ દ્વારા આવતીકાલે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ દિવસની સંયુક્ત ઉજવણીના ભાગ રૂપે ભુજમાં પથ સંયલન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ ની એક થાદી અનુસાર આ રેલી આવતીકાલે સવારે જ્યુબિલી ગ્રાઉન્ડ થી માંડવી રોડ અને કલેકટર કચેરી થઈને મુન્દ્રા રોડ નાગરિક સંરક્ષણ કચેરી ખાતે સમાપ્ત થશે સવારે નવ વાગ્યે શરુ થનારી આ રેલીમાં તમામ વોર્ડન સભ્યો બોર્ડર વિંગહોમગાર્ડઝપ્રાથમિકસારવારસેવા સિવિલ હોસ્પિટલ અઝિશમન વિભાગ આર ટી ઓ

સી સી પુરવઠા વિભાગ સંદેશાવ્યવહાર વિભાગઈમરજન્સી સેવા તેમજ શાળાનાં બાળકો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાનાર છે એક સપ્તાહ થી સફાઈ અભિયાનવુક્ષા રોપણવ્યસન મુક્તિ સાક્ષરતા અભિયાનનિબંધસ્પર્ધાચિત્ર સ્પર્ધાઆધોગિકએકમોમાં મોકડ્રીલ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

વરલ રાણા હવામાન અરબી સમુદ્ર માં ફળવા દબાણનો પદ્દો સર્જાયો હોવાથી સૌરાષ્ટ્રના દરિયાઈ પ્રદેશના હવામાન માંત ફેરફાર નોંધાયો છે અને સર્વત્ર વાદળછાયું વાતાવરણ છવાયું છે

રેલ્વેના સુત્રોમાંથી મળથી વિગતો મુજબ ડીસેમ્બર મહિનામાં રજાના સમયગાળામાં પ્રવાસીઓ ના ધસારનજે પહોંચી વળવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે

બને દેશો વચ્ચે આ છઠા સીરીઝ છે